કન્ટઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મંદિરો તથા રેસ્ટોરેન્ટ ખોલવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે જેનોઆ તમામ સ્થળોએ યુસ્તપણે અમલ કરવાનો રહેશે ધાર્મિક સ્થળો હાલ માત્ર વ્યક્તિગત રીતે દર્શનની મંજુરી અપાશે અન્ય ધાર્મિક વિધિ સામૂહિક પ્રાર્થના આરતી પઠનની છૂટ નથી

ધાર્મિક સ્થળો ઉપર ભીડભાડ ન થાય તે જોવા ખાસ સૂચન કરવામાં આવ્યું છે

માતાના મઢ સ્થિત કચ્છના દેશ દેવી માં આશાપુરાજીનું મંદિર જીલ્લા મથક ભુજ સ્થિત માં આશાપુરાનું મંદિર પુર્વ કચ્છમાં રવ સ્થિત રવેચી માતાનું મંદિર ઉપરાંત નારાયણ સરોવર ખાતે ત્રિવિક્રમરાય મંદિર તેમજ કોટેશ્વર ખાતે કોટેશ્વર મહાદેવનું મંદિરે દર્શનાર્થીઓએ સ્વયં શિસ્ત જાળવીને દર્શન કર્યા હતા

હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમી દરગાહના મુંજાવર અને ઉપસરપંય ફારૂન ભાઈ આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનવાની સાથે દરગાહે સલામ ભરવા આવનાર અકીદતમંદોને સોશિયલ ડિસ્ટન્સના પાલનની સાથે સાબુથી હાથ ધોવા અને ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તેમ જણાવ્યું હતું

વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઓન લાઈન પરિણામ જોઈ લેવા તથા શાળાએ ન જવા સુચના આપવામાં આવી છે

વરસાદ કચ્છ કચ્છ જીલ્લામાં આજે પણ આગોતરા યોમાસાનો માહોલ યથાવત રહ્યો છે

જયારે જીલ્લા મથક ભુજ ખાતે આજે સવારથી ધૂપ છાંવનો માહોલ રહ્યા બાદ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આકાશ ગોરંભાયું હતું અને ગાજવીજ સાથે અત્યારે પણ વરસાદ યાલુ છે

આશુતોષ અંતાણી

તે હવે દર સાત દિવસને બદલે ચૌદ દિવસે રીન્યુ કરાવું પડશે